આકાશવાણી

આયોગે પત્ર લખી આ સંસ્થાઓને જણાવ્યું કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોમાં આરક્ષણ અંગે માનવ સંશાધન વિકાસ મંત્રાલયની સર્વોચ્ય અદાલતમાં દાખલ વિશેષ અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા કરવી નહીં યુજીસીએ માર્ચમાં જાહેરાત કરી હતી કે અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગોના શિક્ષકો માટે કુલ આરક્ષણ હોદ્દા નક્કી કરવા કોઈપણ સંસ્થાના તમામ નહિં પરંતુ શૈક્ષણિક વિભાગના એકમને ગણવામાં આવે અલહાબાદ વડી અદાલતે ગત વર્ષના એપ્રિલ મહિનામાં આપેલા આદેશ મુજબ આયોગે આ નિર્ણય કર્યો હતો સર્વોચ્ચ અદાલતે પણ અલહાબાદ વડી અદાલતના આદેશને યોગ્ય ગણાવ્યો હતો યુજીસીના આ નિર્ણયનો ઘણો વિરોધ થયો હતો જેથી યુજીસીએ સર્વોચ્ચ અદાલતમાં વિશેષ પરવાનગી અરજી દાખલ કરી આ આદેશને પાછો ખેંચવા વિનંતી કરી અને તમામ શૈક્ષણિક સંસ્થાઓને જણાવ્યું કે નવા ઢાંચા મુજબ કોઈ પણ શિક્ષકની ભરતી કરવામાં આવે નહીં

આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતું શ્રમ કાર્ય કરવામાં આવશે તેમજ નર્મદા યોજના અંગેની વિસ્તૃત માહિતી ચર્ચા સભા તથા પ્રવચન યોજાશે ઉપરાંત આ વર્ષે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત નર્મદા શ્રમયજ્ઞ શિબિર માટે છત્તીસગઢના યુવાનોને પણ આમંત્રિત કરવામાં આવશે યુવક યુવતીઓ કે જેઓ તા

નર્મદાને મોકલી આપવાની રહેશે

સી એફ ટી

દરમ્યાન અમદાવાદમાં બપોર બાદ વરસાદના અહેવાલ છે જયારે કચ્છમાં વરસાદના કોઈ જ સ માચાર નથી

આજે મન્દાના શાંતિવન સર્કલ ખાતે સેન્ટલ ઓક ઈન્ડાયરેકટ ટેકસીસ ના સ્પેશીયલ સેક્રેટરી અમીતા સરીની ઉપસ્થિતિમાં આ કામગીરીનો વિધિવત શભારંભ કરાયો હતો

ઉપરાંત કાર્ગો મારકત દાણચોરી પર પણ મહદઅંશે નિયંત્રણ આવી જશે

વિરલ રાણા જના વાહનો દશમાં બનતા ગુનાઓમાં સીરાયલ બોમ્બ બ્લાસ્ટ જવા હુમલાઓમાં સાયકલનો ઉપયોગ કરવામાં આવેલ હોવાનું તપાસમાં ઘ્યાને આવેલ છે આ પ્રકારના હુમલાઓમાં સાયકલ સ્ફ્રટર ટાફાન ક પાઇપનો ઉપયોગ થતો હોય છે